પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડ તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા અર્પણ કરાઇ

હીરાબાએ રાષ્ટ્રપતિને ગાંધી ચરખો ખાદીની શાલ અને ગીતાનું પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું હીરાબા સાથે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે ગાંધીનગરમાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લીધી હતી તેઓએ રાષ્ટ્રસંત આયાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના દર્શન તથા સત્સંગનો લાભ લીધો હતો આ ઉપરાંત કોબા ખાતે આવેલા જ્ઞાનતીર્થ સમ્રાટ સંપતિ સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મુલાકાત બાદ જણાવ્યું હતું કે અહીં આવીને મને ખૂબ જ પ્રસન્નતા થઇ છે ભારતનું વિશ્વગુરૂનું સ્થાન ફરીથી અપાવવું હશે તો ભારતના વારસાના આવા જ કેન્દ્રોનું મોટું યોગદાન હશે આવા કેન્દ્રોમાં જ ભારતીય સંસ્કૃતિની સાચી સમજ સયવાયેલી છે

આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો કૃષિને યોગ્ય આયોજન તથા મહેનત કરે બાકી તમામ રીતે ખેડૂતોને મદદરૂપ થવા સરકાર હર હંમેશ તૈયાર છે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લાભો બાબતે સૌ ખેડૂતો જાગૃત થાય અને ઉપલબ્ધ તમામ લાભો લઇ કૃષિ વિકાસમાં આગળ વધે તેમ મંત્રીશ્રી માંડવીયાએ ખાસ ઉમેર્યું હતું

તેમજ મંત્રી શ્રીમાંડવીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ઘેટી ગામે વૃક્ષારોપણ કર્યું હતું

રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ગઇકાલે રૂવાપરી માતાજીના મંદિરે એક કરોડ એંશી લાખ રૂપિયાના ખર્ચે થનારા વિવિધ વિકાસકામોનું ખાત મુહર્ત કર્યું હતું રૂવાપરી માતાજીના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર કમ્પાઉન્ડ વોલ મંદિર પરિસરમાં પેવર બ્લોક ફલોરિંગ પાર્કિંગ સુવિધા શૌયાલય તેમજ પરબની સુવિધાનો ઉમેરો કરવામાં આવશે

અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુએ કવિને નરસિંહ મહેતાની પ્રતિમા અને એક લાખ એકાવન હજારની ધનરાશિ અર્પણ કરીને તેમની સર્જનયાત્રાને બિરદાવી હતી આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શરદ પૂનમે ગુજરાતી ભાષાના વિદ્યમાન કવિને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ઉપસ્થિત કવિઓ અને સાહિત્યકારોની હાજરીમાં કવિ ખલિલ ધનતેજવીની સર્જનશક્તિ અંગે કવિ વિનોદ જોશી અને સાહિત્યકાર રધુવીર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો રજૂ કર્યા હતા

ની ગઇકાલે પ્રિલીમ લેખિત પરીક્ષા લેવાઇ હતી

પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ હતી

પી એસ સી

મહાનુભાવો દ્વારા ગાંધીજીએ દાંડીયાત્રા સમયે જે સ્થળે રાત્રી રોકાણ કર્યુ હતું તે સ્થળે પૂજન અર્ચન કરી બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતાં અને પ્રાસંગિક ઉદબીધન કર્યું હતું ત્યારબાદ આ સંકલ્પયાત્રા પિલુદ્રા ગામે પહોંચી હતી જ્યાં જળશક્તિ તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું

જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના નુતન દેવાલય ઉપર સુવર્ણ શિખરાપર્ણ તથા તેમના પર પ્રથમ ધ્વજારોહણ ધર્મઘ્વજ રથયાત્રા નારાયણયાગ સત્યનારાયણ પૂજન સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે

છેલ્લી બે મેય ભારતે જીતીને શ્રેણી કબજે કરી છે પ્રથમ મેય ભારતે આઠ વિકેટથી બીજી મેય પાંચ વિકેટથી જીતી લીધી હતી આની પહેલા ભારતે બંને દેશોની વચ્ચે છ ટવેન્ટી ટવેન્ટી મેચોની શ્રેણી પણ ત્રણ એક થી જીતી લીધી હતી

સૂત્રો ના જણાવ્યા આંધ્ર પ્રદેશ ખાતે આજથી શરૂ થનારી મહિલા ટી ટ્વેન્ટી આંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસામમેઘાલય આંધ્ર પ્રદેશ મિઝોરમ ઝારખંડ બિહાર ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યોની મહિલા ટીમો ભાગ લઈ રહી છે